સર્વોચ્ય અદાલતે નિર્દેશ આપ્યો છે કે કર્ણાટકના બળવાખોર ધારાસભ્યોને વિધાનસભાની કાર્યવાહીમાં ભાગ લેવા ફરજ ન પાડવી બળવાખોર ધારાસભ્યોના રાજીનામા પર નિર્ણય આપવા અધ્યક્ષ સ્વતંત્ર છે

બેડમિન્ટનમાં ભારતીય ખેલાડી પીવી સિંધુ અને કિદાંબી શ્રીકાંત ઇન્ડોનેશિયા ઓપનિંગ પ્રી ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યા

ડી કુમારસ્વામીના નેતૃત્વવાળી સરકાર આવતીકાલે વિધાનસભામાં વિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરશે મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈના નેતૃત્વ વાળી બેન્ચે વધુમાં જણાવ્યું હતું વિધાનસભાના સ્પીકર કે

રમેશકુમાર બળવાખોરોએ આપેલા રાજીનામા અંગે નિર્ધારિત સમયમાં નિર્ણયલેવા મુક્ત છે અદાલતે કહ્યું કે સ્પીકરના નિર્ણયની જાણ કરવી યુકાદાની પ્રતિક્રિયા આપતાં સ્પીકર એ

રમેશકુમારે કહ્યું કે તેઓ બંધારણ અદાલત અને લોકપાલ વિરુદ્ધ કોઈ પણ નિર્ણય લેશે નહીં ભાજપે યુકાદાને આવકાર્યો છે પક્ષના જનરલ સેક્રેટરી મુરલીધર રાવે એક ટ્વીટમાં કહ્યું કે સ્પીકરને રાજીનામાના મુદ્દે અદાલતે યુકાદો આપ્યો છે તેથી સ્પષ્ટ સૂચના મળે છે કે હવે નિર્ણય લેવામાં વિલંબ કરવો જાઈએ નહીં શ્રી રાવે કહ્યું કે સભ્યોને ગેરલાયક ઠરાવવાનો પ્રશ્ન હવે ઊભો થતો નથી ભાજપના પ્રદેશ પ્રમુખ બી

થેદ્દીયુરપ્પાએ કહ્યું કે આ યુકાદાએ બંધારણ લોકશાહી અને બળવાખોરો ધારાસભ્યોની નૈતિક જીત છે તેમણે કહ્યું કે મુખ્યમંત્રી એચ ડી કુમારસ્વામીએ લોકમત ગુમાવ્યો છે અને આવતીકાલે તેઓએ રાજીનામું આપવું જ પડશે કર્ણાટક કોંગ્રેસે ટ્વીટ કરી આ યુકાદાને આવકાર્યો છે